શતાયુ મતદારોનું સન્માન કરાયું

જો કે ડાબેરી પાંખના અંતિમવાદથી પ્રભાવિત વિસ્તારો અને ઇશાન ભારતમાં મતદાનના સમયમાં ફેરફાર કરાયો હતો

શ્રી નરેન્દ્રમોદી મુખ્યમંત્રી બન્યા પછી ડેરીઓ ચાલુ કરાવી

શ્રી રૂપાણીએ મહાગઠબંધન ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં એક તરફ રાષ્ટ્રવાદ છે તો બીજી તરફ પરિવારવાદ છે

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા અમદાવાદ જિલ્લા ચૂંટણીતંત્ર ગુજરાત યુનિવર્સિટી તેમજ રેડિયો ચેનલને સંયુક્તપણે પ્રમાણપત્ર એનાયત કર્યું છે

પ્રમાણપત્ર સ્વીકારતા જિલ્લા કલેક્ટર ડૉ વિક્રાંત પાંડેયે જણાવ્યું છે કે ચૂંટણીપંચ ગોરવની લાગણી અનુભવે છે અમદાવાદ જિલ્લાના શતાયુ મતદારોનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિક્રાંત પાંડેએ સન્માન કર્યું હતું આ પ્રસંગે તેમણે કહ્યું કે યુવા મતદારોને આ શતાયુ મતદારો પ્રેરણારૂપ બની રહેશે

અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગને આપેલી એક ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે અનેક ટીવી ન્યુઝ ચેનલોના આગમન છતાં આકાશવાણીના સમાચારો તેની વિશ્વસનીયતાને કારણે વધુને વધુ લોકપ્રિય બની રહ્યા છે સુશ્રી જોશી એ જણાવ્યું કે આકાશવાણીના સમાચારોને નવા શ્રોતાઓ સુધી પહોંચાડવા આકાશવાણીના અંગ્રેજી અને હિન્દી સમાચારો ખાનગી એફ

શ્રી પંડચાએ અર્જુનભાઇ મોઢવાડીયાના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા વધુમાં કહ્યું છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી સામે કોંગ્રેસ અપમાનજનક શબ્દો બોલે છે તે ગુજરાતની જનતા માટે આઘાતજનક છે કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના સપુત શ્રી નરેન્દ્રમોદી માટે અનેકવાર અપમાનજનક અને અશોભનીય અપશબ્દો વાપર્યા છે તે નિંદનીય છે અને તેને સશ્ન શબ્દોમાં વખોડી કાઢીએ છીએ શ્રી નરેન્દ્રમોદી સામે ચૂંટણીપંચમાં કરેલ ફરિયાદ સામે શ્રી ભરત પંડ્યાએ જણાવ્યું છે કે કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છૂપાવવા મીડીયામાં ચમકવા માટે ફરિયાદ કરી છે

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર તથા આર કે યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંબોધન કરતા સ્વીપના નોડલ અધિકારી શ્રી આર

ઉપાધ્યાયે જણાવ્યું છે કે લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ઘટક છે લોકશાહીમાં લોકોના એક એક મતનું સવિશેષ મહત્વ છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મતદાન કરવા અને કરાવવાની પ્રતિજ્ઞા લેવડાવી છે રાજકોટ બાર એસોસિએશન અને શક્તિ સેવા સંગઠનના ઉપક્રમે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી અન્વયે મતદાર જાગૃતિ રેલી યોજાઇ

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર

બારડે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને માર્ગદર્શન આપ્યું હતું દિવ્યાંગો મતદારો માટે મતદાન જાગૃતિનો કાર્યક્રમ ગોધરામાં યોજાયો

આ પ્રસંગે અબુધાબીમાં યોજાયેલ સ્પેશિયલ ઓલ્મ્પિકમાં હેન્ડબોલની રમતમાં ગોલ્ડ મેડલ મેળવનાર જિલ્લાના રાજેશભાઇનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારોને ઇવીએમ વીવીપેટ અને પી ડબલ્યુ ડી એપ્લીકેશનનો ઉપયોગ કઇ રીતે કરવો તેની સમજણ આપવામાં આવી હતી

સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પી ડબલ્યુ ડી મોબાઇલ એપ્લીકેશન તમામ દિવ્યાંગો પાસે ડાઉનલોડ કરાવવામાં આવી હતી પાલનપુરમાં મતદાન જાગૃતિ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું